આજે શપથ લેનાર સભ્યોમાં રાજ્યવર્ધન રાઠોડ મનિષ તિવારી અને સની દેવલનો સમાવેશ થાય છે ગઇકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૃહના નેતા તરીકે પ્રથમ શપથ લીધા હતા બાદમાં કેબિનેટ મંત્રીઓ શ્રી રાજનાથસિંહ અમીત શાહ અને અન્યોએ પણ શપથ લીધા હતા

કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધને બિહારમાં નોંધાયેલા એન્સીફાલીટીસના કેસો અને સમગ્ર પરિસ્થિતિની ગઇકાલે દિલ્હીમાં સમીક્ષા કરી હતી બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર આજે મુજફ્ફરપુરની મુલાકાત લઇને એન્સીફાલીટીસના કારણે ઉભી થયેલી પરિસ્થિતિની માહિતી મેળવશે અગાઉ તેમણે પટનામાં યોજાયેલી એક બેઠકમાં આ રોગને નિયંત્રણમાં લેવા ઘણા પગલાંઓની જાહેરાત કરી હતી

દરમિયાન રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે એન્સીફાલીટીસના કારણે બિહારમાં બાળકોના થયેલા મૃત્યુ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને બિહાર સરકારને નોટિસ પાઠવી છે

ગ્રહરાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ પોલીસ કમિશનર અમુલ્ય પટનાયક સાથે વાતચીત કરીને આ કેસમાં ત્વરીત કાર્યવાહી કરવાની સૂચના આપી છે દિલ્હી ભાજપના પ્રતિનિધીમંડળે આ બનાવ અંગે મંત્રીને મળીને રજૂઆત કરી છે

મોરારજી દેસાઈ યોગ સંસ્થાના નિયામક ડોકટર વાસવ રેડ્ડીએ આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કારકીર્દિની ઘણી તકો પૂરી પાડતા યોગશિક્ષણના અભ્યાસક્રમની ઘણી ડિમાન્ડ ઉભી થઇ છે

ઓટીઝમ કોઇ રોગ નહી પરંતુ સ્નાયુતંત્રનાં વિકારનાં કારણે વ્યક્તિના વ્યવહાર અને સામાજીક સંપર્કમાં અસમાનતા આવી જાય છે ઓટિઝમ થવાનું કોઇ ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી પરંતુ આનુવંશિકતા અને પર્યાવરણીય કારણોથી થતો હોવાનું મનાય છે ઓટિઝમગ્રસ્ત લોકો પ્રતિ સમાજની મગરૂકતા વધારવા ામટે એસપીસ ફોર ફિડમ ગ્રુપ ધ્વારા ઓટિસ્ટિક પ્રાઇડ ડે ઉજવવાની શરૂઆત કરાઇ હતી

ડી એ ના ઉમેદવાર રહેશે શ્રી ઓમ બીરલા રાજસ્થાનની લોકસભાની બેઠક પરથી બે વખત ચ્રંટાયા છે લોકસભાના અધ્યક્ષ પદે આજે નામાંકન થશે અને અધ્યક્ષ પદની ચૂંટણી આવતીકાલે યોજાશે

પી નક્રાનું આજે સંસદની બહાર ઉમળકાથી સ્વાગત કર્યું ભાજપના સાંસદોએ શ્રી નક્રાને પ્રષ્પગ્રચ્છ અર્પણ કરીને શ્રભેચ્છાઓ આપી હતી આજે બપોરે પક્ષના વડામથકે શ્રી નડ્ડાનો સન્માન સમારંભ યોજાશે

એમ સી ના બાર કાઉન્સીલરો ગઇકાલે ભાજપમાં જોડાયા છે નવી દિલ્હીમાં ભાજપના વડામથક ખાતે શ્રી કેલાસ વિજયવર્ગીયની હાજરીમાં ટી એમ સી ના ધારાસભ્ય અને બાર કાઉન્સીલરો ભાજપમાં જોડાયા હતા

ન્યાયાધિશ દીપક ગુપ્તા અને સુર્યકાંતની વેકેશન બેંચે અરજીની સુનાવણી મુલત્વી રાખતાં અવલોન કર્યૂં હતું કે પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં તબીબોએ હડતાલ પાછી ખેંચી લીધી હોવાથી આ અરજીની તાકીદે સુનાવણી હાથ ધરવાની આવશ્યકતા નથી તેમણે એમ પણ કહ્યું છે કે અદાલત કેન્દ્ર સરકારને નોટિસ ન પાઠવશે નહી પણ તબીબોની સલામતી ના મૂદ્દે સર્વગ્રાહી અભિગમ અપનાવી વિચારણા જરૂરી છે દરમિયાન ભારતીય તબીબી સંગઠને સમગ્રદેશમાં તબીબોને સલામતી પૂરી પાડવાની જરૂર હોવાથી આ મુદ્દે દરમિયાનગીરી કરવા અદાલતને વિનંતી કરતી અરજી દાખલ કરી છે

અને બે આતંકવાદીઓ ઠાર થયા છે

બંને આતંકવાદીઓ જૈશ એ મહમ્મદ સંગઠનના હતા આ પૈકી એક સજાદ ફાટ ગત ફેબ્રઆરીમાં પુલવામાં ખાતે સી આર પી એફ ના કાફલા ઉપર થયેલા હુમલા માટે ઉપયોગમાં લેવાયેલ વાહનનો માલિક હતો દરમિયાન પુલવામાં જિલ્લાના અરિહલ ખાતે આતંકવાદીઓ કરેલા વિસ્ફોટમાં સેનાનો એક જવાન શહિદ થયો છે અને એક સૈનિક અને નાગરિકને ઇજા થઇ છે

આ પ્રસંગે વિસ્ફોટકો સાથેના વાહન વડે હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો જો કે સૈનિકોની સતર્કતાના લીધે હુમલાખોરો સફળ થયા ન હતા અને આ ઘટનામાં કેટલાક સૈનિકોને સામાન્ય ઇજા થઇ છે આ વિસ્તારને ઘેરી લઇને હુમલાખોરોની તપાસ શરૂ કરાઇ છે

એક જ દિવસમાં તીર્થયાત્રીઓની આ સૌથી વધારે સંખ્યા હતી શ્રી માતા વેષ્ણોદેવી મંદિરબોર્ડના ઉપમુખ્ય કાર્યકારી અધિકારી ડૉ

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્ર અને તેની આસાપાસના સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવાના વાવાઝોડ્ પ્રવેશતા હવાના હળવા દબાણમાં ફેરવાય તેવી સંભાવના છે

તેમજ ચાર હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે

ધરતીકંપના કારણે યીબીન અને ઝુયોંગને જોડતા ધોરીમાર્ગ ઉપર તીરાડો પડી છે